કે ના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી આ બેઠકમાં રાપર અંજાર અને ભયાઉ તાલુકાના પ્રશ્નો અને ફરિથાદની રજુઆતો કરવામાં આવી હતી જેમાં કલેકટરશ્રીએ સબંધિતોને આ અંગે ઝડપી અને યોગ્ય નિકાલ કરવા નિર્દેશ કર્યો હતો

વી સબ સ્ટેશન કામગીરી પૂર્ણતાના જવાબમાં ગેટકો અંજારના ઈજનેરશ્રીએ વર્કઓર્ડર બાદ છ માસમાં સબ સ્ટેશન કાર્યરત કરવાનું જણાવ્યું હતું

વી

વી લીલો કડિયા લાઇન પ્રશ્ન રજુ કરાયો હતો

તેમ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ યૂડાસમાએ જણાવ્યું છે તેમણે કહ્યું કે આ બેઠકમાં ચર્ચા વિચારણા બાદ રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય લેશે રાજ્ય વડી અદાલતના આ યુકાદાના સંદર્ભે શિક્ષણમંત્રીએ વિગતો આપી હતી ઉલ્લેકનીય છે કે ખાનગી શાળાઓની ફી ના મામલે સરકારે વડી અદાલતમાં કરેલી અરજીની ગઇકાલે કરાયેલી સુનાવણી દરમિયાન વડી અદાલતની ખંડપીઠે આ મુદ્દે સરકારને સ્વતંત્ર રીતે નિર્ણય લેવા આદેશ કર્યો છે

કે

કોરોનાને લગતી લોક ફરિયાદનું ઝડપથી નિરાકરણ આવે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગઈકાલથી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા ખાતે કન્દ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે જિલ્લાવાસીઓને કોરોના બાબતે કોઇપણ પ્રશ્ન હોય તો જણાવેલ હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરવા જિલ્લા શિક્ષણાધિકારી ડો

પ્રજાપતિ દ્વારા જણાવાયું છે

કોલેજ સ્ટુડન્ટસને સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં પરોવવા રોટરી ક્લબ ઓફ ભુજ વોલસિટીએ કચ્છ યુનિવર્સિટી સાથે સમન્યવ્ય સાધી કુલપતિ ડો

જેમાં કચ્છની તમામ કોલેજના વિદ્યાર્થીઓ ભાગ લઇ શકે છે જે માટે ગૂગલ ફોર્મ દ્વારા તા

આ અંગે અમારા સંવાદદાતા રામજી મેરિયાએ આ માહિતી આપી હતી

આ ટૂર્નામેન્ટ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે પ્રથમ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સનો મુકાબલો ચેન્નાઈ સુપરકિંગ્સ સામે થશે